આજે મુંબઈમાં આઈઆઈટીના પદ્મા પદવીદાન સમારોહમાં બોલતાં તેમજો યુવાનોને ભારત અને સમગ્ર માનવ જાતિ માટે નવ કલ્પનાનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જજ્ઞાલું છે કે આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાએ સમત્ર વિશ્વમાં ભારતની આગવી ઓળખ ઊભી કરી છે તેમણે કહ્યું કે આઈઆઈટીએ ટેકનોલોજીના માધ્યમથી રાષ્ટ્ર ધડતરમાં મહત્વની ભૂમિકા ભજવી છે આ સંસ્થામાંથી બહાર આવેલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રના વિકાસમાં સ્ટાર્ટઅપના માધ્યમથી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે

સુશ્રી સ્વરાજે પત્રકારોને નવી દિલ્હીમાં જજ્ઞાવ્યું કે વૈચિક સમુદાયની અધિકારીક ભાષાઓમાં હિન્દીને સામેલ કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે

વિદેશ મંત્રીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના ટ્વીટર એકાઉન્ટને પજ્ઞ હિન્દીમાં શરૂ કરાયું છે જેથી હિન્દી ભાષી જનતાને તેના કાર્યક્રમો અને સમાચારો મળશે

ટી જ સરકારે દોઢ કરોડ રૂપિયાથી વધુના વેપારવાળા ઉદ્યોગો માટે વસ્તુ અને સેવા કર જીએસટીના વેચાણ રીટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ સુધારીને હવે પછીના મહિનાની અગિયાર તારીખ સુધી લંબાવી છે

આ સમીટનો મુખ્ય વિષય છે

ફિલ તેમ જ પીએચડી કક્ષાએ પાસ થયેલા વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ રાજ્યપાલ ઓ

જેથી આ ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નફીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નફીં તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાથરીંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાફી ફાથ ધરવામાં આવશે તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે જેની તમામે નોંધ લેવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ ભુજ દ્વારા જણાવાયું છે